પેટાયૂટણીઓ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા યૂંટણીના પાંચમા તબક્કાનો પ્રચાર ગઈકાલે પૂરો થયો સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેનાને ભવિષ્યના જોખમોનો સામનો કરવા ક્ષમતા વધારવા અને લાંબા ગાળાની યોજનાઓ તથા વ્યૂહરચના તૈયાર કરવા અનુરોધ કર્યો છે

સરકારે દેશમાં કોવિડના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તબીબી અનુસ્તાનક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરિક્ષા નીટ હાલ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે ભારત હાઈડ્રોજન આધારિત બળતણ વ્યવસ્થા વિકસાવવાની દિશામાં છે

કિલોગ્રામ વર્ગમાં કઝાકિસ્તાન અલ્માટીમાં સુવર્ણચંદ્રક પોતાને નામે કર્યો છે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

દરમિયાન એચ યુબાયાંગને નાગાલેન્ડની નોકસેન વિધાનસભા બેઠક માટે બિનહરીફ યૂંટાયેલા જાહેર કરાયા છે

આમ જાહેર પ્રચાર પડઘમ શાંત થયા છે

ગયા શનિવારે ચોથા તબક્કાના મતદાન દરમિયાન સીતલક્રચીમાં હિંસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો

શ્રી રાજનાથ સિંહે પૂર્વ લદ્દાખમાં બનેલી ઘટનાઓમાં સમયસર અને વળતો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા ગઈકાલે નવી દિલ્ફીમાં ભારતીય વાયુસેનાના કમાન્ડરોના દ્વિવાર્ષિક સંમેલનમાં સંબોધન કરતાં તેમણે ભવિષ્યના આયોજન તરફ ભારતીય વાયુસેનાના ધ્યાન અને તૈયારીઓની પ્રશંસા કરી આંતરરાષ્ટ્રીય ભૌગોલિક અને રાજકીય ફેરફારોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ નિરીક્ષણ કર્યું કે પાર એટલાન્ટિકથી પાર પેસિફિક તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત હાલના સમયમાં વધુ સ્પષ્ટ થઈ છે યુદ્ધના પરિમાણો હવે અદ્યતન ટેકનોલોજી અને ક્ષમતાઓ પર આધારિત છે ત્યારે ભવિષ્ય માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓમાં આ પાસાં શામેલ હોવા જરૂરી છે

હાઈડ્રોજન ઇકોનોમી અંગેના નવી દિલ્હીમાં ગઈકાલે યોજાયેલા પરિસંવાદને સંબોધન કરતાં શ્રી પ્રધાને કહ્યું કે સરકારે બળતણમાં હાઇડ્રોજનનો મિશ્રણ તરીકે ઉપયોગ કરવા સંદર્ભે વિવિધ શરૂઆત કરી છે તેમણે કહ્યું કે તાજેતરમાં જ તેમણે દેશ માટે હાઇડ્રોજન રોડમેપ બનાવવા માટે કેન્દ્રીય બજેટમાં રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનની જાહેરાત કરી હતી પ્રધાને જણાવ્યું કે ટેકનોલોજીકલ પ્રગતિ દ્વારા ભારત પરિવહન બળતણ તેમજ રિફાઈનરીઓમાં ઔદ્યોગિક ઇનપુટ તરીકે ઉપયોગ માટે કુદરતી ગેસ સાથે હાઇડ્રોજનનું મિશ્રણ કરી રહ્યું છે